જેમાં રાજયપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ ઉપસ્થિત રહેશે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ પદ્વતિ કૃત્રિમ ખાતરો જંતુનાશક વગર અને સ્થાનિક ખેત સામગ્રીથી ગૌ આધારિત ખેતી દ્વારા ખેત ઉત્પાદન કરવાના સિદ્ધાંત ઉપર આધારિત છે રાજયના ખેડૂતો શ્રી સુભાષ પાલેકરના માર્ગદર્શન હેઠળ આ ખેતી અપનાવતા થયા છે જેમાં ખેડૂતોને ખેત સામગ્રીનો ખર્ચ ઓછો અને આવકમાં વધારો થાય છે વિરલ રાણા જીલ્લા કલેકટર ગુજરાતના સૌથી મોટા અને સરહદી જીલ્લા કચ્છમાં સરહદ સુરક્ષા ઉપરાંત શિક્ષણ તથા આરોગ્યના મુદ્દા જીલ્લા વહીવટી તંત્રમાં અગ્રીમતા અપાશે તેમ કચ્છના નવા કલેકટર તરીકે ચાર્જ સંભાળનારા એમ નાગરાજને એક મુઅલાકાત દરમિયાન જણાવ્યું હતું તેમણે સરફદી સુરક્ષા ઉપર વિશેષ ભાર મુકવામાં આવશે તેમ જણાવીને સુરક્ષાદળો તથા પોલીસની સાથે સાથે સ્થાનિક તંત્રના સંકલન ઉપર ખાસ ભાર મુક્યો હતો અને સામાન્ય લોકોના પ્રશ્નોને પ્રાથમિકતા અપાશે તેમ પણ જણાવ્યું હતું વિરલ રાણા વરસાદ કચ્છમાં આજે છૂટી છવાઈ મેઘ મહેર યાલુ રહી છે મુન્દ્રા ખાતે સવારના ભાગમાં વરસાદી ઝાપટું થતાં માર્ગે પરથી પાણી વઠ્ઠી નીકબ્યા હતા તાલુકામાં બારોઇ પ્રાગપર રોડ કાંડાગરા બગડા તુંબડી અને ગુંદાળા ગામોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા અંજાર તાલુકામાં કોટડા ચાંદરણી વિસ્તારમાં વરસાદી ઝાપટાના અહેવાલ છે ભુજ તેમજ આસપાસના વિસ્તારોમાં બપોરે વરસાદ થતાં પાણી વહી નીકળ્યા હતા

જેમાં કચ્છના યાર શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે પ્રાથમિક તેમજ માધ્યમિક ક્ષેત્રે વિશિષ્ટ સેવા આપનારા શિક્ષકોમાં ધોરડો બન્ની ની સરકારી હાઇસ્કુલના શૈલેશ કુમાર સિંઘલ તથા પ્રાથમિક શાળામાં અશોક પરમાર દિનેશ શાહ અને મંજુલાબેન ઉપાધ્યાયનો સમાવેશ થાય છે પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષક ઉપરાંત કોલેજના વ્યાખ્યાતા અને કેળવણી નિરીક્ષકની પણ મનની મોકળાશ માટે પસંદગી થઇ છે

આ સ્પર્ધામાં વિવિધ વિભાગોમાં બાળકોએ પોતાની કળા પ્રદર્શિત કરી હતી સ્પર્ધાના વિજેતાઓ રાજ્ય સ્તરે ભાગ લેવા જશે ખુલ્લા વિભાગની સામુહિક સ્પર્ધાઓ પૈકી સમૂહગીતમાં સંસ્કાર સ્કુલ લોક નૃત્યમાં શ્રીલેખા કન્યા વિદ્યાલય બાળ નૃત્યનાટિકામાં કચ્છી લેવાપટેલ કન્યા વિદ્યાલય અને બળ નાટક સ્પર્ધામાં ભદ્રેશ્વરના યુસુફ મેહરઅલી સેન્ટર પ્રથમ વિજેતા થયા હતા

આ પર્વ સામા પયમ તરીકે પણ જાણીતું છે આજના પર્વ પ્રસંગે ઋષિ મુનિઓનું પૂજન કરવામાં આવે છે ભુજમાં ખરી નદી ખાતે આવેલા ગંગાજી યમુનાજી ઘટ ખાતે સ્નાન મેળાનું આયોજન થયું હતું ગંગેશ્વર મહાદેવ મંદિરે ભાવિકોએ સ્નાન સાથે ફરાળ પ્રસાદનો લાભ લીધો હતો

વિરલ રાણા બન્નીનું ઘાસ જીલ્લામાં પડેલા સારા વરસાદની સૌથી સારી અસર ભુજ તાલુકાના બન્ની પચ્છમના વિસ્તારમાં પડી છે ભુજ ખાવડા તરફનો સામાન્ય દિવસોમાં વેરન ભાસતો આ વિસ્તાર હરિયાળો બન્યો છે

વિરલ રાણા અકસ્માત ગઈકાલે માંડવી તાલુકામાં બિદડા કોડાયપુલ વચ્ચે બનેલા અકસ્માતમાં બે અલગ બનાવોમાં બે જનના મોત નીપશ્યા હતા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગઈ સાંજે બિદડા થી નાની ખાખર જતા માર્ગ પર કુતરાને બયાવવા જતા મોટર સાઈકલ પલટી મારતા એક યુવકનું મોત નીપજ્યું હતું જયારે તલવાણા પાસે એક ભેંસને બયાવવા જતા મોટર સાઈકલ ચાલક મોતને ભેટ્યો હતો